નવા ગવર્નર શક્તિકાંત દાસ દ્વારા ફેબ્રુઆરીમાં કરાયેલા ઘટાડા બાદ આ બીજી વાર ઘટાડો કર્યો છે ગઈકાલે જાહેર કરાયેલી નાણાકીય નીતિની પ્રથમ દ્વિમાસિક સમીક્ષામાં બેન્કે રીવર્સ રેપોરેટ પોજ્ઞા છ ટકા કર્યો છે

એસ એફ તથા બેન્ક રેટ સવા છ ટકા કર્યો છે

નેઠ્લ ઠક્કર ફાઈકોર્ટ ચુંટણીપંચને આદેશ મતદારયાદીમાં ખોટી રીતે નામ કમી થયેલા અને મતદારયાદીમાં નામ નોંધાવા માટે પ્રતીક્ષામાં રહેલા તમામ લોકોને મતદારથાદીમાં સમાવવા દાદ માંગતી રીટમાં કાર્યકારી ચીફ જસ્ટિસ અનંત દવે અને જસ્ટિસ બીરેન વૈષ્ણવની ખંડપીઠે યુંટણીપંચને એફિડેવિટ સાથે જવાબ રજુ કરવા આદેશ આપ્યો છે યુંટણીપંચે આ પ્રકારનો સુધારો થઇ ગયો હોવા અંગે જવાબ આપતા અરજદારે આ મામલે લેખિતમાં જવાબ રજુ કરાવવા હાઇકોર્ટ પાસે દાદ માંગી હતી આ કેસની વધુ સુનાવણી આજ સુધી મુલતવી રાખી છે

લોકસભાની ત્રીજા તબક્કાની આ ચૂંટણીમાં ગુજરાત ગોવા કેરળની બધી જ બેઠકો તથા દાદરા અને નગર હવેલી અને દમણ દીવની બેઠકો માટે મતદાન થશે

આ સાથે ભુજ આશાપુરા મંદિરમાં પણ સાંજે વિધિવત રીતે ઘટ સ્થાપન થશે

હાજીપીર નું સરોવર પાણીથી ભરી દેવામાં આવ્યું છે જુણા ગ્રામ પંચાયત દ્વારા યાત્રાળુઓને પાણી સહિતની સુવિધા પ્રરી પડાશે કચ્છ એસ ટી ડીવીઝન દ્વારા બસો ફાળવાઈ છે બહારના ડીવીઝનમાંથી પણ બસો ફાળવાઈ છે તો પોલીસ તંત્ર દ્વારા કાયદો વ્યવસ્થા સાથે જરૂરી પગલા લેવાઈ રહ્યા છે

આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે ભારતના ચૂંટણી આયોગ દ્વારા કચ્છ જિલ્લા માટે બે જનરલ ઓબઝર્વરની નિયુક્તિ કરવામાં આવી છે કચ્છના પ્રજાજનો તેમજ ઉમેદવારો ચૂંટણી સંબંધિત ફરિયાદો માટે તેઓનો સંપર્ક કરી શકશે

જનરલ ઓબઝર્વર તરીકે ફરજ બજાવશે

પી ટી

ભુજ ખાતેના સ્થાનિક લેન્ડલાઇન નં

પી ટી ગેસ્ટહાઉસ કંડલાના સ્થાનિક લેન્ડલાઇન નં